ભાજપના નવા ચૂંટાયેલ સાંસદો તેમના નેતા તરીક શ્રી નરેન્દ્ર મોદીની વિધિવત વરણી કરવા આજે સાંજે નવી દિલ્હીમાં મળશે આ બેઠક પછી સંસદના મધ્યખંડમાં એનડીએના સંસદસભ્યોની બેઠક મળશે અને તેમાં એનડીએના નેતા તરીકે શ્રી મોદીને ચ્રૂંટી કાઢવામાં આવશે શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત સંસદસભ્યોને સંબોધન કરશે તેવી ધારણા છે

દરમિયાન એનડીએના નેતાઓની ગયા મંગળવાર યોજાનારી બેઠકમાં શ્રી મોદીએ કહ્યું હતું કે આ જોડાણ દેશની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વ્યક્ત કરે છે

શ્રી મોદી ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને પોતાનું તથા પોતાના મંત્રીમંડળનું રાજીનામું સોંપ્યું હતું રાષ્ટ્રપતિએ તેનો સ્વીકારકરીને નવી સરકાર રચાય ત્યાં સુધી કાર્યવાહક રખેવાળ સરકારના પ્રધાનમંત્રી તરીકે ચાલુ રહેવા કહ્યું હતું નવી સરકારની રચનાની શરૂઆત ચૂંટણી પંચના જાહેરનામાથી થશે

આ જાહેરનામાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા પછી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થશે દરમિયાન જીતેલા સાંસદોની આખરી યાદી રાષ્ટ્રપતિને સોંપવા માટે ચૂંટણી પંચની બેઠક પણ આજે મળશે પંચના સુત્રોએ જણાવ્યું છે કે યાદીને આખરી ઓપ અપાયા પછી ત્રણેય ચૂંટણી કમિશનરો મળવા માટે રાષ્ટ્રપતિનો સમય માંગશે

રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યા પછી એકટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે સૂર્ય તેના સમયે અસ્ત પામે છે પરંતુ આપણ કામની ઉજ્જવળના લાખો જીવનમાં ઉજાસ પાથરવાનું ચાલુ રાખશે તેમણે ઉમેર્યું હતું કે નૂતન પ્રભાત રાહ જોઈ રહ્યું છે

તેમણે નવું મંત્રીમંડળ શપથ લે ત્યાં સુધી રખેવાળ સરકાર તરીકે કાર્યભાર સંભાળવાનું મુખ્યમંત્રીને કહ્યું છે

નવી પટનાયક વિક્રમરૂપ સતત પાંચમી વાર ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

લોકસભાની ચૂંટકીઓ સાથે જ આ ચૂંટકીઓ યોજાઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ઓડિશા સરકારની આ બુધવાર પહેલા રચના થઈ જશે

તક્ષશિલા બહુમાળી ઇમારતના ત્રીજા માળે આવેલા સ્માર્ટ ડિઝાઇન સ્ટુડિયોમાં સૌ પ્રથમ આગ લાગી હતી જ્યાં વિદ્યાર્થીઓનો ડ્રોઇંગ અને આર્ટ કલાસીસ ચાલતા હતા

બચાવકામગીરીની સમીક્ષા કરવા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાલી ઘટનાસ્થળે પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય સમિતિને આ ઘટનાની તપાસ હાથ ધરવા આદેશ આવ્યા છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ બાદ જે લોકો કસૂરવાર સાબિત થશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે દરમિયાન અમદાવાદ વડોદરા રાજકોટ સહિત વિવિધ શહેરોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા ફાયર સેફટી ન ધરાવતાં ટ્યુશન કલાસીસને તાત્કાલિક બંધ કરવાના આદેશ અપાયા છે રાજ્ય સરકારે મૃત્યુ પામેલા દરેક વિદ્યાર્થીના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે

રાજસ્થાનના પોખરણમાં સુખોઈ યુદ્ધ વિમાનમાંથી આ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પરિક્ષણ દરમિયાન બોમ્બે નિર્ધારિત અંતરે પહોંચીને ખૂબ ચોક્સાઈ સાથે લક્ષ્યાંકને વિધિ નાખ્યું હતું મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પરિક્ષણ દરમિયાન તેના તમામ ઉદ્દેશો પાર પડ્યા હતા અને આ બોમ્બ વિવિધ વિસ્ફોટક સામગ્રી વહન કરવા સક્ષમ છે ભારતીય હવાઈ દળે આંદામાન નિકોબાર ટાપુઓ પરથી સુખોઈ જેટ વિમાન દ્વારા સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનું હવાઈ આવ્રત્તિનું સફળ પરીક્ષણ કર્યું હતું

આ પરિક્ષણના બે દિવસ પછી આ ગાઇડેડ બોમ્બનું સફળ પરિક્ષણ રવામાં આવ્યું છે બ્રહ્મોસ અને ગાઇડેડ બોમ્બ ઉમેરાવાથી ભારતીય હવાઈ દળની યુદ્ધ ક્ષમતામાં નોંધપા વધારો થયો છે

આ લશ્કરી ઉપકરણોમાં યુદ્ધવિમાનોની જાળવણી જાસૂસી સામગ્રી સર્વેક્ષણ યુદ્ધસામગ્રી અને અન્ય ચીજોનો સમાવેશ થાય છે સમાચાર સંસ્થા સ્પૂટનિકે જણાવ્યું છે કે અમેરિકી સંસદની ઉપરવટ જઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સાઉદી અરેબિયાને શસ્ત્રો વેચી શકે છે તે જોગવાઈને ટ્રમ્પ વહીવટીતંત્રે ફરી અમલમાં મૂકી હોવાની અમેરિકી સાંસદ બોમ્બ મેનેન્ડેઝની જાહેરાત પછી આ નિર્ણય બહાર પડ્યો છે યેમેન યુદ્ધમાં અમેરિકાની સામેલગીરીનો અંત લાવવાના સંસદના ઠરાવ સામે શ્રીટ્રમ્પે ગયા મહિને પોતાનો વીટો વાપર્યો હતો

ઈરાનના સંભવિત ખતરાનો સામનો કરવા આ પ્રદેશમાં સાથી દેશોને મજબૂત બનાવવા જરૂરી છે

ભારતીય મુક્કાબાજો પૈકી એમ સી મેરીકોમ શીવ થાપા એલ સરીતાદેવી અને નમન તંવર તેની ફાઈનલ સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા

આ સ્પર્ધામાં મેરીકોમનો આ બીજો સુવર્ણ ચંદ્રક હતો

એસ જગન મોહનને પક્ષના આગેવાન તરીકે ચૂંટાયા છે